તેમણે ઉમેર્યું કે મતદારો માટે હાથ મોજા અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે અને શરીર નું તાપમાન ચેક કર્યા પછી મતદાર ને પ્રવેશ અપાય તેવી વ્યવસ્થા કરાઈ છે જો કોઈ મતદાર નું તાપમાન ઊંચું આવે તો થોડીવાર પછી ફરીથી ચકાસણી કરી તેને મતદાન નો અવસર આપશે

ઘરેથી નીકળતા પહેલા માસ્ક પહેરી અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે તેવી અપીલ કરતા કચ્છ જિલ્લા નાયબ ચુંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

આવતીકાલે મતદાન થવાનું છે તે માટે તંત્ર દ્વારા પુરૂષ મહિલા દિવ્યાંગ તથા વૃધ્ધો ત્રણ લાઈન બનાવવામાં આવી છે

આ અંગે વધુ માહિતી આપતા કચ્છ જિલ્લા નાયબ ચુંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

આ છૂટછાટનો અમલ આવતીકાલથી રાજ્યભરમાં થશે જો કે આ છૂટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી સામાન્ય વહીવટ વિભાગ ચૂંટણી વિભાગ ગાંધીનગરના જાહેરનામાથી આવતીકાલે કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મતવિભાગ વિસ્તારમાં રજા જાહેર કરવા જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી કે એ એક હકમ જારી કરી રજા જાહેર કરી છે જિલ્લા કલેકટરશ્રીના હકમ રજા જાહેર કરવામાં આવી હોઇ મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઇપણ વ્યાપાર ધંધા ઔધોગિક એકમ અથવા અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તેમને મતદાનના દિવસે રજા મંજુર કરવી કોઇપણ વ્યકિત વ્યકિતના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં અને જો આવી વ્યકિત સામાન્ય રીતે આવા દિવસે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવેલ હોય છતાં પણ તેવી વ્યકિતને રજા આપવામાં આવી ન હોત અને તે દિવસે તેને જ વેતન મેળવવા પાત્ર હોય તેટલું વેતન મંજુર કરવાનું રહેશે આ સૂચનાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેવું જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી

દ્વારા જણાવાયું છે